બાદમાં તે બાંગ્લાદેશ તરફ ફંટાય તેવું લાગે છે કોલકતા અને ભુવનેશ્વરનાં વિમાન મથકો બંધ કરાયાં છે કોલકતા થી ચેન્નાઇ રેલમાર્ગ પરની ટ્રેન શનિવાર સુધી રદ કરાઇ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર ફેણી વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યો ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તમિલનાડુ પુડુચ્ચેરી અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સતત સંપર્કમાં છે આજે રાજસ્થાનમાં હિંડોનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું વધુમાં શ્રી મોદીએ જણાવ્યું કે સરકારે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ રાહત અને બચાવ માટે છૂટી કરી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે એનડીઆરએફ કોસ્ટગાર્ડ સેના અને નૌસેના બચાવ અને રાહત કાર્યોમાં લાગેલા છે શ્રી મોદીએ પણ જણાવ્યું કે વાવાઝોડા ફેણીનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસોમાં એક ભારત શ્રેષ્ઠ ભારત એ યોગ્ય ઉદાહરણ છે

વાવાઝોડા ફેણીને કારણે રાજ્યમાં અમદાવાદ આવનારી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યા છે આવતીકાલે પૂરીથી ઉપડનારી પૂરી અમદાવાદ એક્સપ્રેસ અને પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે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

જી હોસ્પિટલને પણ વધુ મોટી અઘતન અને જરૂર પડે નવી બિલ્ડિંગો બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે જેના માટે આગામી બજેટમાં પૂરતી જોગવાઈ રાજ્ય સરકાર કરશે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

જોકે પકડાયેલી બોટમાંથી હાલ પૂરતી કોઈ વાંધાજનક વસ્તુ હાથ ધરાઈ નથી

આ અગાઉ થોડા દિવસ પૂર્વે કચ્છના બેલા બોર્ડર પાસેથી પાકિસ્તાની યુવક પકડાયો હતો આ તમામ ઘટનાને પગલે સુરક્ષા એજન્સી સતર્ક બની છે અને બીએસએફ દ્વારા ચાંપતી નજર રખાઈ રહી છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અમદાવાદના નવજીવન ટ્રસ્ટ દ્વારા મોહનનો મસાલો નાટકનું આયોજન કરવામાં આવ્યું છે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

હોલમાં ભજવવામાં આવશે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

અસામાજિક તત્વો તથા ત્રાસવાદીઓ દ્વારા ભૂતકાળમાં અનેક વખત ગણવેશધારી બની હુમલા કરાયા હોવાથી રાજકોટ પોલીસે લશકરી ગણવેશના વેચાણ તથા ઉપયોગ ઉપર મનાઇ ફરમાવી છે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

છેલ્લાં ત્રણ મહિનામાં ચાર હજારથી વધુ પ્લાસ્ટીકની વધુ ખાલી બોટલ તાપી નદીના કિનારેથી એકત્ર કરવામાં આવી છે